પ્રાદેશિક સમાયાર હીના મોદી વાંચે છે

સુરત માં કોરોના સારવાર નો બંદોબસ્ત વધુ વિસ્તૃત કરતાં પગલાં જાહેર કર્યા કોવિડ પ્રતિરોધક વર્તણૂક ને વેગ આપતા અભિયાનનો ગુજરાત સહિત દેશભરમાં પ્રારંભ થયો માસ્ક બે ગજનું સલામત અંતરને હાથ મોઢાની ચોખ્ખાઈની આદત પાડવા સૌને તાકીદ કરાઈ કોરોના પ્રતિકાર માટે કોઠાસૂઝ દાખવી અનેક ગામ શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

તેમણે ઉમેર્યું હતું કે બાપુ ની દાંડી ફૂચ માત્ર એક પદયાત્રા નહોતી પણ અંગ્રેજોની ગુલામી ફગાવી દેવા માટેનો લોકજુવાળ સર્જવાનું અભિયાન હતું

ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ રાજયપાલ આયાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્ર ના પ્રવાસન મંત્રી પ્રહલાદસિંહ પટેલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા સાસંદ સી આરપાટીલ વગેરે આગેવાનો પદ યાત્રિકો ને મળ્યા હતા અને બાપુ ના નકશે કદમ ઉપર દાંડી સુધી ચાલવાના જુસ્સાને બિરદાવયો હતો

આ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના સાકાર કરતો સાંસ્ફતિક કાર્યક્રમ ગુજરાત સિક્કીમ તથા છત્તીસગઢના કલાકારોએ રજૂ કર્યો હતો ગુજરાતની કલાને રજૂ કરતી જીઆઇ ટેગ નું અને પોસ્ટલ કવરનું વિમોયન પણ આ પ્રસંગે કરાયું હતું કોવિડ અભિયાન કોવિડ દરમિયાન યોગ્ય વર્તણૂક માટે એક વિશેષ અભિયાન આજ થી શરૂ કરવામાં આવ્યું છે

કેસમાં ઝડપી વૃદ્ધિના મુખ્ય કારણીમાં માસ્કના ઉપયોગ કરવા અંગે બેદરકારી અને બે ગજનું અંતર જાળવવાની સૂચનાઓનું પાલન ના કરવાની બાબત માનવામાં આવે છે સુરત કોરોના મુખ્યમંત્રી કોરોના સંક્રમણ ફેલાતું રોકવા માટે પ્રજા અને સરકાર હરસંભવ પ્રયાસ કરે તો રોગયાળાનો નિર્ભયપણે મુકાબલો કરી શકાશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે સુરતમાં કોરોનાને પગલે ઊભી થયેલી પરિસ્થિતી માટે તંત્ર સાથે સમિક્ષા બેઠક યોજયા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે આમ જણાવ્યુ હતું કોરોનાના કેસ વધી રહ્યા હોવા પાછળ માસ્ક નહીં પહેરવાની બેદરકારી મોટા પાયે જવાબદાર હોવાનું જણાવતા તેમણે ઉમેર્થું હતું કે હોમ કવોરન્ટાઇન દર્દીને રોજ તબી બી સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવી છે

અમદાવાદના રહેવાસીઓને રહેઠાણ પુરાવા તરીકે આધાર કાર્ડ સાથે રાખવું પડશે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલી જેઠીપુરા ગ્રામ પંચાયતની પંડિત દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર માટે પસંદગી થઈ છે આકાશવાણી સાથેની વાતચીતમા જેઠીપુરા ગ્રામ પંચાયતના સરપંચ એહસાન અલી ભદ્દે ગામમાં થયેલા વિકાસકામો અંગે આ મુજબ માહિતી આપી હતી

ડી પટેલ આર્ટસ કોલેજમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

આ કાર્યક્રમ બાદ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ પ્લાસ્ટીકમુકત ભારત અંગે પણ શપથ લીધા હતા

છોટા ઉદેપુર જીલ્લામાં વધતા જતા સંક્રમણને ધ્યાનમાં લેતા આજે જિલાલા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી ખેડા જિલ્લામાં ઝડપથી રસીકરણ થાય તે હેતુથી ખેડા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત સંચાલિત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

શિક્ષણ વિભાગે શાળાઓને ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવા સૂચનો આપ્યા છે

તે જોતા તાત્કાલીક અસરથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડો એસ એમ પટેલને બદલે ડો રાગીણી વર્માને ચાર્જ આપવામાં આવ્યો છે લોક અદાલત ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ શનિવારે યોજએલી લોક અદાલત મોફફ રાખવાની જાહેરાત કરી છે

કેટલીકવાર કહે છે કે નાગરિકત્વ છીનવી લેવામાં આવશે કેટલીકવાર ખેડૂતોની જમીન લઈ લેશે જેવાં જૂકાણા યલાવે છે